શ્રી નાયડુએ જણાવ્યું હતું કે બાબા સાહેબને બંધારણ નિર્માણ અને ભેદભાવ દૂર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપવા માટે યાદ કરવામાં આવશે નેહ્લ ઠક્કર સીબીએસઈ પરીક્ષા કેન્દ્ર સરકારે દસમા અને બારમા ધોરણની સીબીએસઈ બોર્ડની પરીક્ષા મોકૂફ રાખી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે નવી દિલ્હીમાં કેન્દ્રીય શિક્ષણમંત્રી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક થોજી હતી અને સીબીએસઈ બોર્ડની પરીક્ષો અંગે સમીક્ષા કરી હતી

તો બીજી તરફ મોતનો આંકડો પણ તમામ રેકોર્ડ તોડી રહ્યો છે

જિલ્લામાં દસેય તાલુકામાં કોરોનાના કેસ નોંધાયા છે